કેન્દ્ર સરકારે આવતીકાલે પહેલી માર્ચથી શરૂ થનારા કોવિડ રસીકરણના ત્રીજા તબક્કા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે

સહિત રમકડા ઉદ્યોગને શક્ય તમામ સહાય આપશે

આજે સવારે દસ વાગીને પચ્યીસ મિનિટે અવકાશમાં તરતા મૂકશે ભારતના દીપક્રમારે બલગેરિયામાં યોજાયેલી સ્ટ્રાંજા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધામાં રજતચંદ્રક જીતી લીધો છે

ભૌતિકશાસ્ત્રી સી વી રમણે રમણ પ્રભાવ શોધ અંગે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી જેથી દર વર્ષે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે

આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિષય વસ્તુ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું ભવિષ્ય તથા નવાચાર શિક્ષણ કૌશલ્ય અને કાર્ય ઉપર પ્રભાવ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનો ઉદ્દેશ વિજ્ઞાનનું મહત્વ્છ તથા માનવ જીવનમાં તેના ઉપયોગ અંગે જાગૃતિ અને સંદેશ આપવાનો છે

ભારતીય બોક્સિંગ ફેડરેશને દીપકકુમારની આક્રમક શૈલીની રમતની પ્રશંસા કરીને સમગ્ર દેશની તેની સિદ્ધી માટે ગૌરવ અનુભવે છે તેમ જણાવ્યું હતું